ચર્ચામાં ભાગ લઈ રહેલા નાણાં રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે બજેટને આકાંક્ષાઓનો દસ્તાવેજ ગણાવ્યું હતું તેમણે કહ્યું કે સમાજના દરેક વર્ગે બજેટને આવકાર્યું છે શ્રી ઠાકુરે કહ્યું કે કેન્દ્રિય બજેટની રજૂઆતથી ભારતીય શેરબજારની ગતિ કેન્દ્રની વૃદ્ધિલક્ષી નીતિઓને મંજૂરીની મહોર દર્શાવે છે તેમણે કહ્યું કે એનડીએ સરકારે દેશના ખેડુતો અને કામદારોના વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે આ અગાઉ બજેટને સમૃદ્ધ વર્ગ માટે ગણાવી કોંગ્રેસના સાંસદ પી ચિદમ્બરમે કહ્યું કે બજેટ ધનિક લોકો માટેનો નાણાકીય દસ્તાવેજ છે તેમણે જણાવ્યું કે રોગયાળા પહેલાંના બે વર્ષની મંદી એક વાસ્તવિકતા છે અને સરકાર તેની પર સફળ રહી નથી બજેટમાં મોટા વર્ગની અવગણના કરવામાં આવી છે

પણ હવે રાજ્યસભાની બેઠક આજે બપોરનાં ત્રણ વાગ્યા સુધી યોજાશે બજેટસત્રની બેઠકનો બીજો તબક્કો આઠમી માર્ચથી યોજાશે

આગોતરા ઓનલાઈન બુકિંગ દ્વારા જ મુલાકાતીઓને બગીયામાં મંજૂરી આપવામાં આવશે મુગલ બગીચાના ઉદઘાટન ઉપરાંત લોકો રાષ્ટ્રપતિ ભવન અને રાષ્ટ્રપતિ ભવન મ્યુઝિયમની મુલાકાત લઈ શકે છે અને સાથે સાથે રાષ્ટ્રપતિ રક્ષક સમારોહ પણ જોઇ શકે છે તોમર મનરેગા કેન્ર સરકારે ચાલુ નાણાંકીય વર્ષમાં મનરેગા યોજના માટે એક લાખ અગિયાર હજાર રૂપિયાની ફાળવણી કરી છે

કેન્રીકીયગ્રામીણ વિકાસમંત્રી નરેન્નસિંહ તોમરે આજે રાજ્યસભામાં એક પ્રશ્રનાં જવાબમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે જ્યારે મનરેગાની માંગણી ઉભી થાય છે ત્યારે તેને પહોંચી વળવાના પ્રયાસો થાય છે રાજ્યમંત્રી સાધ્વી નીરંજના જ્યોતિએ જણાવ્યું હતુ કે મનરેગાનાં કામકાજનાં દિવસો સો દિવસ કરવાની કોઈ દરખાસ્ત વિયારણા હેઠળ નથી

અમીત શાહ આસામ કેન્રીતિયગૃહમંત્રી અમીત શાહે આસામનાં ચિરાંગ જિલ્લામાં ગ્રેટર કુચબિહાર પીપલ્સ એસોસીએશનનાં સ્થાપક મહારાજ અનંત રે સાથે આજે મંત્રણા કરી છે પ્રદેશ આસામનાં અધ્યક્ષ રણજીત કુમાર દાસ નાણાંમંત્રી હેમંત બીસ્વી શર્મા અને અન્ય અગ્રણીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતાં આ બેઠકમાં કોચ રાજવંશી સમુદાયનાં વિકાસનો મુદ્દો કેન્ માં રહ્યું હોવાનું જાણવા મળે છે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 વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

તેનાથી ખેડુતોની આવક વધારવામાં અને ખર્ચ ઓછો કરવામાં તથા ગ્રામીણ ભારતમાં રોજગારીની તકો વધારવામાં મદદ મળશે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે જણાવ્યું કે ખેડૂતને સૌથી મહત્ત્વનો ફાયદો બળતણ ખર્ચ પર છે તેમને વાર્ષિક એક લાખ રૂપિયાની બચત થશે અને તેથી જીવનનિર્વાહ સુધારવામાં મદદ મળશે

ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેકસીકો સરહદે દિવાલ બાંધવાનો આદેશ આપ્યો હતો

આમ કરવાથી શ્રી ટ્રમ્પને અમેરીકી સંસદને બાજુમાં રાખી દિવાલ પ્રોજેકટ માટે સેનાનું ભંડોળ વાપરવાની સત્તા મળી હતી

આજે મધરાતથી બુધવાર સુધી લોકડાઉનનો અમલ રહેશે આશરે પયાસ લાખથી લોકવસ્તી ધરાવતા મેલબોર્ન શહેરમાં લોકડાઉન વખતે આવશ્યક સેવાનાં કર્મચારીઓ તથા આવશ્યક કામો માટે મર્યાદિત સંખ્યામાં લોકોને જવાની મંજૂરી અપાશે સત્તાવાળાઓએ જણાવ્યું છે કે ઓસ્રેઆલિયન ઓપન ટેનીસ સ્પર્ધા યાલુ રહેશે પણ હવે દર્શકોને મંજૂરી અપાશે નહિં નક્સલવાદી મહારાષ્ટ્રમનાં ગડચીરોલી જિલ્લામાં પોલીસે કરેલી તપાસ કાર્યવાહીમાં નક્સલવાદીઓની ધરપકડ કરાઈ છે પોલીસ અને કમાન્ડરોએવનવિભાગમાં તપાસ અભિયાન હાથ ધર્યું હતુ ત્યારે આ બે નક્સલવાદીઓ પકડાયા હતાં પ્રાથમિક પુછપરછમાં બંન્ને છત્તીસગઢનાં બીજાપુર જિલ્લાનાં વતની હોવાનું જાણવા મળ્યું છે તેમની સામે ઘણી નક્સલવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણીનાં આરોપ છે

આનંદ રાજે તેમના ફળીનાં રસ વેચાણ કેન્ માં તરબુચ ટેટી જેવા ફળીનાં શેલ અર્થાત કોચલામાં ફળોનાં રસ ગ્રાહકોને આપવાની શરૂઆત કરી હતી ફળોનો બાકી રહેલો હિસ્સો સરફેસ ક્લીનર બનાવવા ઉપયોગમાં લેવાય છે આમ થવાથી આ રસ કેન્ક્રમાં પ્લાસ્ટીક કપ બોટલ સ્ટો ટિસ્યુ પેપર વાપરવાની જરૂર રહેતી નથી

લધુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગનાં મંત્રી નીતીન ગડકરીએ ગઈકાલે લોકસભામાં આ મુજબ જણાવ્યું હતું

તેની વિગતો આપી હતી